તે એક મહત્વના પ્રવાસન કેન્દ્ર તરીકે ઉપસી રહ્યું છે

પ્રધાનમંત્રીએ ડેમ અંગેના કેટલાંક ફોટોગ્રાફ પણ રજૂ કર્યા છે તેમણે મોટી સંખ્યામાં લોકો આ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લે તેવી આશા વ્યક્ત કરી છે નીતી પંચ જળવ્યવસ્થાપન અંગેના સૂચકાંક બે માં નીતીપંચે જાહેર કરેલા ક્રમમાં ગુજરાતે પ્રથમ નંબર જાળવી રાખ્યો છે આ સતત ત્રીજા વર્ષે ગુજરાતે પ્રથમ નંબર જાળવ્યો છે કેન્દ્રિય જળશક્તિમંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત અને નીતિપંચના ઉપાધ્યક્ષ ડોકટર રાજીવ્કુમારે ગઇકાલે નવી દીલ્હીમાં આ અંગેની જાહેરાત કરી હતી અમિત શાહ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે મોડી સાંજે અમદાવાદની મુલાકાતે આવશે આવતીકાલે સવારે શ્રી શાહ અમદાવાદમાં સાઈન્સ સીટી રસ્તા પર યોજાનાર અમદાવાદ મહાનગરપાલિકાના મિશન મીલીયન ટ્રી કાર્યક્રમમાં ભાગ લેશે આ જ સ્થળે તેઓ રાજયની સૌ પ્રથમ બેટરી સંચાલિત એએમટીએસ બસનું પ્રસ્થાન કરાવશે ભાજપમાં જોડાયા ભાજપ દ્વારા સદસ્યતા અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ ક્ષેત્રના ડોકટરો જોડાયા છે

પરાગ શાહ ડો શરદ ઠાકર ડો નયના પટેલ ડો તુષાર શાહ ડો

જેમાં છોટાઉદેપુર પંચમહાલ અને મહેસાણા જિલ્લાના છ તાલુકાઓમાં ચાર ઇંચ થી સાડા સાત ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે

કડાણા ડેમ મહિસાગર જિલ્લાના કડાણા ભાદર અને બજાજ સાગર ડેમમાં પાણીની આવક વધતા પાણી છોડવામાં આવી રહ્યું છે

પાણી છોડતા લુજ્ઞાવાડા ખારોલ અને કોખલા ગામમાં સુરક્ષા માટે પોલીસ વ્યવસ્થા ગોઠવવા લુણાવાડા મામલતદારે જાણ કરી છે કડાણા ડેમમાં સતત પાણી છોડતા હોડાદ તાંતરોલી અને ઘોડિયાર બ્રીજ પાણીમાં ગરકાવ થતાં અમદાવાદ અને લુણાવાડાનો મુખ્ય માર્ગ બંધ કરવામાં આવ્યો છે ખાનપુર અને સંતરામપુરનો મુખ્ય માર્ગ પણ ઘોડિયાર બ્રીજ બંધ કરવામાં આવ્યો છે

તેમની જન્મભૂમિ ચોટિલા કર્મભૂમિ રાણપુર તથા બોટાદમાં અન્ય સંસ્થાઓમાં આ નિમિત્તે વિશેષ શ્રદ્ધાંજલિ અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા